જનઔષધિ દિવસના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ યોજનાએ દરેક વર્ગની વ્યક્તિને દવાઓ પૂરી પાડીને રક્ષણ પુરૂં પાડ્યું છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ કેન્દ્રો પર મળતી દવાઓનું ઉચ્ચ ગુણવત્તાએ પરીક્ષણ થાય છે અને તે સંપૂર્ણ સુરક્ષિત છે

અંજાર ખાતે જન ઔષધી દિવસ નિમિતે આયોજીત કાર્યક્રમને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનાકલ્યાણ વિભાગના રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે ખૂલ્લો મુકેલ હતો તેમણે કહ્યું માં અમૃતમ યોજનાથકી ગરીબોને રાજય સરકાર દ્વારા રૂ પ લાખ સુધીની આરોગ્યલક્ષી સહાય પુરી પાડવામાં આવે છે રાજયના છેવાડાના માનવીને પણ આરોગ્યલક્ષી સેવાઓ મળે તે માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે

આજે ઝોનના સ્થાપના દિન નિમિતે ગ્રીન એકમ અને શ્રેષ્ઠ નિકાસકારોને એવોર્ડ એનાયત કરાયા હતા

હર કામ દેશ કે નામ અંતર્ગત સિદ્ધિ પ્રાપ્ત મહિલાઓની વાત કરીએ છીએ ભુજ તાલુકાના કુકમા ગામે અનોખી રીતે મહિલા સન્માન અપનાવ્યું છે કુકમાનાં મહિલા સરપંચ કંકુબેન અમૃતલાલ વણકર તેની વાત કરે છે

એ નિમિતે ભુજમાં તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને સ્વ કુંદનભાઈ ધોળકિયા સ્મારક સમિતિ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી અને સ્મારક સમિતિનાં પ્રમુખ સુભાષચંદ્ર વોરા વગેરે પ્રતિમાને હારારોપણ કરી વંદના કરી હતી